ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા યલાવાતી દેશની પ્રથમ અને લખનૌથી દિલ્ફી વચ્ચે યાલનારી તેજસ એક્સપ્રેસને આજે લખનૌથી પ્રસ્થાન કરાવશે

આવતીકાલે તેમની ચકાસણી થશે અને ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ સાતમી ઓક્ટોબર છે

દિલ્ફીમાં યોજાયેલી ભારત આર્થિક પરિષદમાં બોલતા તેમણે કહ્યું હતું કે ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો ખનીજ તેલ અને ક્રદરતી વાયુની આયાત ઉપર આધાર રાખતા હોવાથી આ ઉત્પાદનોની કિંમતમાં આવતા ફેરફારો તેમના માટે મહત્વના બની જાય છે શ્રી પ્રધાને કહ્યું કે દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે આશરે સવા અબજ ભારતના નાગરીકોને ઉર્જાનો પુરવઠો સરળતાથી મળી શકે તે બાબત ખુબ જ આવશ્યક છે

ગઈકાલે દિલ્હીમાં વિશ્વ આર્થિક મંચ દ્વારા યોજાયેલી ભારતીય આર્થિક પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા બંને દેશો સામે પડકારો ઘણા છે આમ છતાં બંને દેશો વેપાર ક્ષેત્રના સંબંધો વધુ સારા બનાવવા પ્રયાસ કરી રહ્યા છે શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં ઉત્પાદનોની માગણી વધી રહી છે અને ભારત વેપાર ક્ષેત્રે વધુ મહત્વની ભૂમિકા ભજવી શકશે બેઠકમાં ઉપસ્થિત અમેરિકાના વાણિજ્યમંત્રી વીલબર રોસે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રની સમજુતી ટુંક સમયમાં સધાશે વેપાર ક્ષેત્રના ક્રત્રિમ અવરોધો દૂર કરવાથી ભારત અને અમેરિકા બંનેને લાભ થશે તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત સાથેનો વેપાર વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે

ગઇકાલે દિલ્ફીમાં યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના વિવિધ પ્રોજેક્ટરોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રીએ માળખાકી ય સુવિધાઓના ઝડપી વિકાસને આપેલી અગ્રતાને ધ્યાનમાં રાખીને શ્રી ગડકરીએ સમયસરના નિર્ણયો અમલમાં મૂકવા માટે પારદર્શક તથા ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા ઊભી કરવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે વિલંબથી લેવાયેલ નિર્ણયના કારણે સમય તથા સ્ત્રોતોને ઘણું નુકસાન થાય છે તેમણે પ્રાદેશીક સ્તરના અધિકારીઓને જિલ્લા અધિકારીઓ સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી

સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોષીએ સંયુક્ત રીતે પ્રકાશ એટલે કે પાવર રેલ કોયલા અવલેબિલિટિ થુ સપ્લાય હાર્મની પોર્ટેલનો નવી દિલ્હીમાં આરંભ કરાવ્યો છે કોલસાના પુરવઠામાં સારૂ સંકલન સાંધવાના હેતુથી આ પોર્ટેલનો આરંભ કરાયો છે આના લીધે કોલસા આધારિત વીજ મથકોમાં કોલસાનો પુરવઠો સરળતાથી થઈ શકશે

પોલીસે સઘન પુછપરછ બાદ ધિરાણ નહીં ચૂકવી શકનાર રાકેશ વાધવાન તથા સારંગ વાધવાનની ધરપકડ કરી છે

આ આરોપોની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી સીટની રચના કરવામાં આવી છ

આ દ્રેન લખનૌથી દિલ્હી વચ્ચે ચાલશે

અઠવાડિયામાં છ દિવસ ચાલનારી આ ગાડીમાં ચા કોફીના મશીનો ઉચ્ય ગુણવત્તાવાળી ખાદ્યચીજો અને ઠંડા પીણાની સુવિધા અપાશે

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ડોક્ટર હર્ષવર્ધન અને ફરસિમરત કૌર બાદલ લોહિયાન ખાસ સુધી જનારી ઈન્ટરસિટી એક્સપ્રેસને નવી દિલ્હી રેલવે સ્ટેશને આજે યોજાનાર સમારંભમાં લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે આ ગાડીનું નામાભિધાન સરબત દા ભાલા એક્સપ્રેસ કરવામાં આવ્યું છે

આશરે ચાર કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતો અને ગ્રે લાઈન તરીકે ઓળખાતો રેલવે માર્ગ નજફગઢના શહેરી ગ્રામિણ વિસ્તારને ઝડપી રેલ સેવા પુરી પાડશે આ માર્ગ ઉપર દ્વારકા નાંગલી નજફગઢ આ ત્રણસ્ટેશનો આવેલા છે શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરી અને દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે લીલી ઝંડી દર્શાવી રેલ માર્ગને કાર્યરત કરાવશે અને સાંજના પાંચ વાગ્યાથી રેલવે સેવાનો આરંભ થશે

શ્રેણીમાં બે મેયો વરસાદના કારણે રમી શકાઈ ન હોવાથી પાંચ મેચોની શ્રેણી વધારીને છ મેચોની કરવામાં આવી છે

આ ભરતી મેળો કાશ્મીરના રંગરેથ ખાતેના જે એન્ડ કે લાઈટ ઈન્ફદ્રી રેજીમેન્ટલ સેન્ટર ખાતે યોજાયો હતો બ્રિગેડીયર એસ આર શર્માએ જણાવ્યું કે અગાઉના ભરતી મેળાની સરખામણીએ આ વખતના ભરતી મેળામાં વધુ યુવાનો જોડાયા હતા

સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ માછીમારો ભારતીય આર્થિક જળ વિસ્તારમાં માછીમારી કરી રહ્યા હતા તટરક્ષક દળે ધરપકડ કરાયેલા શ્રીલંકાના માછીમારો તથા તેમની બોટો પુદુચેરીના કરાઈકલ બંદરે લઈ જઈને તેમની પુછપરછ શરૃ કરી છે

અધિકારીએ જણાવ્યું છે કે બચાવ અને શોધ કામગીરી યાલી રહી છે નૌકા સ્પર્ધા જોઈને ચાંચોલ પાછા ફરી રહેલા મુસાફરોની બોટ નદીમાં પલટી ખાઈ જતા ત્રણ જણાના મોત થયા હતા જોકે અત્યાર સુધીમાં બાર જણાને બયાવી લેવાયા છે